મહા વાવાઝોડાની ટક્કર ટળી જતાં દરિયાઈ જિલ્લામાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ રાહત બચાવ તંત્ર પોતાની સજજતા અને સતર્કતા જાળવી રાખશે વાવાઝોડું ભલે ફંટાઈ જાય પણ જતા જતા ભારે વરસાદ અનેક સ્થળે આપશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે

જ્યારે પોરબંદર રાજકોટ નવસારી વલસાડ તથા દાદરાનગર હવેલીમાં સાતમી નવેમ્બર સવારથી ભારે પવન કૂંકાવાની આગાહી છે અરબી સમુદ્રમાં વાવાઝોડાને લીધે પવનની ગતિ સોથી સવાસો કિલોમીટર પ્રતિ કલાક રહેવાની હોવાથી માછીમાર સહિત તમામ લોકોને દરિયાઈ દૂર રહેવા તાકીદ કરાઈ છે અડધો મીટર ઉંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી બંદરો પર સાવચેતીના પગલા ભરવા કહેવાયું છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના વડપણ હેઠળ યોજાયેલી આ બેઠકમાં રાહત તથા બચાવાની કામગીરી મોટો પાયે હાથ ધરવાનું આયોજન તપાસવામાં આવ્યું હતું તથા જાનમાલની ખુવારી શક્ય તેટલી ઓછી થાય તેનું ધ્યાન રાખવા તંત્રને કહેવાયું હતું શ્રી રૂપાણીએ બેઠકમાં કહ્યું હતું કે વાવાઝોડાગ્રસ્ત બનવાની સંભાવના ધરાવતા જિલ્લા માટે વિશેષ ધ્યાન આપવામાં આવે નૌકાદળ તટરક્ષક દળ એનડીઆરએફ હવાઈદળ તથા બીએસએફ તરફથી ગુજરાતને પુરતી મદદ આપવાનું આયોજન કેન્દ્ર સરકારે કર્યું હોવાનું પણ શ્રી રૂપાણીએ જણાવ્યું હતું

ગાંધીનગર ખાતે કેબીનેટ બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા શ્રી ફળદુએ ઉમેર્યું હતું કે ખેડૂતોના ફોન નહીં ઉપાડતી વિમા કંપનીને બ્લેક લીસ્ટર કરવાની ચીમકી પણ આપવામાં આવી છે ખેડૂતને પોલીસી વેચનાર કંપનીએ નુકશાન વળતર તેમાં નોંધાયેલી વિધી મુજબ કરી આપવાનું પણ રાજ્ય સરકારે કહ્યું છે કે નુકશાનનો દાવો નોંધાવવા માટેના કોન નંબર બંધ હોવાની ઢગલાબંધ ફરિયાદને પગલે રૂપાણી સરકારે કડક વલણ અખત્યાર કર્યું હોવાનું શ્રી ફળદુએ કહ્યું હતું

વાદી મદારી તરીકે ઓળખાતા આ સમાજમાં શિક્ષણનું પ્રમાણ ખુબ જ ઓછું હોવાથી પછાત રહી ગયા છે જેમને આર્થિક તથા સામાજીક ઉત્યાન માટે રૂપાણી સરકાર ખુબ જ ચિંતીત છે મુખ્યમંત્રી નિવાસે વિચરતી જાતીના આગેવાનો સાથે યોજાનાર કાર્યક્રમમાં સદાય ભટકતી જિંદગી ગાળતા લોકોને સારી જિંદગી પ્રદાન કરવા ઉપર ચર્ચા થશે

કમોસમી વરસાદ વચ્ચે પૂર્વ કચ્છના રાપર તેમજ ભચાઉ નજીક ધરતીકંપના ત્રણ હળવા આંચકા નોંધાયા હોવાનું ગાંધીનગરસ્થિત સિસ્મોલોજી કચેરીએ જણાવ્યું હતું

આ અંગે ગાંધીધામના ધારાસભ્ય સુશ્રી માલતીબેન મહેશ્વરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગાંધીધામ મત વિસ્તારમાં આવતાં રસ્તાઓના કામોને રાજ્ય સરકારે મંજૂરી આપી છે આગામી દિવસોમાં જરુરી પ્રક્રિયા હાથ ધરી કામો શરૂ કરવામં આવશે